પોષજ્ઞ માસ નિમિત્તે આજે સવારે વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી સમગ્ર દેશની આશા અને આંગણવાડી બહેનો સાથેની વાતચીત દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રમાણે જણાવ્યું હૃતું શ્રી મોદીએ જજ્ઞાવ્યું હતું કે રસીકરજ્ઞના પ્રયાસો બહુ ઝડપથી કરાઈ રહ્યા છે તે લોકોને ખાસ કરીને મહિલાઓ અને બાળકોને ખૂબ મદદરૂપ થશે તેમજ્ઞે જજ્ઞાવ્યું હતું કે પાંડુતાનો પ્રશ્ન હલ કરવા આયોડીનયુક્ત મીઠું અને લોહતત્વના ફાયદા વિષે આરોગ્ય કાર્યકરોએ જાગૂતિ ફેલાવવી જોઇએ

તેમજ્ઞે માત્ર બાળકો જ નહીં સગર્ભા મહિલાઓની પણ કાળજી લેવા બદલ આરોગ્ય કાર્યકરોની પ્રશંસા કરી હતી

તે જ રીતે બાળકની ખોરાક અને ભોજનની ટેવ પજ્ઞ ખૂબ મહત્વની છે શ્રી મોદીએ કહ્યું હતું કે જો દેશનાં બાળકો તંદુરસ્ત હશે તો તે દેશનો વિકાસ પણ એટલો ઝડપી બનશે

શ્રી ઠાકોરે ઉમેર્યું કે રાજ્ય સરકારે છેલ્લા ઘણાં વર્ષોથી સરકારી સેવાઓમાં નિયુક્તિ માટેનું અભિયાન ઉપાડ્યું છે જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં આઇ ટી

એલ ડી

એલ ડી

દરમ્યાન જીલ્લા કલેકટરએ સ્થાનિક સ્ત્રોત સક્રિય રાખવા અને લોકોને પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરવા અપીલ કરી છે

ચંદ્રવદન પદ્ટણી ગણેશોત્સવની તૈયારી કચ્છમાં ગણેશોત્સવના પ્રારંભને આડે હવે ગણતરીના કલાક બાકી છે ત્યારે ઠેર ઠેર રંગબેરંગી ગણેશ મૂર્તિઓનું વેંચાણ માટે જોવા મળે છે છેલ્લા કેટલાક વખતથી પ્લાસ્ટર ઓફ પેરીસ માંથી બનેલા મૂર્તિઓને બદલે માટીના ગણપતિનું ચલણ વધતું જોવા મળે છે ત્યારે ભુજ ખાતે ગણપતિની માટીની મૂર્તિઓનો સ્ટોલ ખુલ્લો મુકાયો છે ભુજની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા માટીના ગણપતિની મૂર્તિ બનાવવાની કળા કારીગરી શીખવવામાં આવી રહી છે અને તેનું વેંચાણ પણ કરવામાં આવે છે બીજી તરફ ગણેશોત્સવના મંડપોને સજાવવામાં આવી રહ્યા છે ગુડુવારથી ગણેશોત્સવ પ્રારંભ થઇ જશે

ઝરમર છાંટા થવાથી રાત્રે વધુ વરસાદની આશા સેવાય છે